તેવા રાજ્યોના મુખ્યમંત્રી સાથે આજે વિડીયો કોન્ફરન્સ યોજી હતી આ કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ જોડાયા હતા અને ગુજરાતમાં સંક્રમણને નાથવા માટે તાકીદે ભરાયેલા પગલાથી શ્રી મોદીને વાકેફ કર્યા હતા

ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ લોકોના રેપીડ ટેસ્ટ શરૂ કરી તેમાં પોઝિટિવ જણાયેલાની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ છે તેમ પણ શ્રી રૂપાણીએ ઉમેર્થું હતું

સુરત શહેરમાં બહારગામથી આવતાં લોકોએ ફરજિયાત સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે સત્તાવાર યાદી મુજબ આઈશોલેશન દરમ્યાન જો લક્ષણો જણાય તો એવા લોકોને તાત્કાલિક કોવિડ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે દરમિયાન ગઇકાલે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા તમામ ટ્યુશન કલાસિસ માત્ર ઓનલાઈન મધ્યમથી જ ચાલુ રાખવાનો આદેશ કરાયો હતો

અમદાવાદ શહેરના તમામ બાગ બગિયાઓ કાંકરીયાલેકફન્ટ પ્રાણી સંગ્રહાલથ વગેરે આવતીકાલથી અન્ય ઠ્કમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે શહેરમાં કોરના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે ક ચ્છમાં કોરોના નિયંત્રણ કચ્છમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા બહારથી આવતા લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે

માધક એ જણાવ્યુ છે કે બધા આરોગ્ય કેન્દ્ર ઉપર ફ્લ્ ઓપીડી શરૂ કરવામાં આવી છે જેથી વહેલાસર લક્ષણ પારખી કોરોનાની સારવાર સત્વરેશરૂ કરી શકાય

સોલા સિવિલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડૉક્ટર મનોજ ગુંબરે ભારપૂર્વક કહ્યું હતું કે રસીની જરૂરી ચકાસણી બાદ જ માનવ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલ હોવાથી તે સંપૂર્ણ સલામત છે કોરોના રસી લીધા પછી પણ માસ્ક પહેરી ને એક બીજા થી સલામત અંતર જાળવવાની ટેવ ચાલુ રાખવા ડોક્ટર ગુંબરે કહ્યું હતું

જેના અનુસંધાને આ દિવસ ની ઉજવણી રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે કરાય છે

તે ઉપરાંત કેપિટલ સબસિડીની પણ વિશેષ રાહતો આપવામાં આવી છે

શિક્ષણ વિભાગની યાદી મુજબ કંન્ટન્મેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા તેમનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નો સાથે શાળા દ્વારા લેવામાં આવશે જે કોઈ શાળા કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે શાળા કક્ષાએ પુનઃ પરીક્ષા યોજાશે ભાજપ બેઠક ગુજરાત ભાજપ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની યૂંટણી માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ યુડાસમાની નિમણૂંક કરવામાં આવી છે રજનીભાઈ પટેલ અને અમિત ઠાકર આ કામમાં શ્રી યુડાસમાની મદદ કરશે જ્યારે ધારાસભાની મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે પ્રદીપસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે ભરગાવ ભદ્દ અને પરાક્રમસિંહ જાડેજા આ કામમાં તેમની મદદ કરશે તેવી સૂચના પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલ તરફથી બહાર પાડવામાં આવી છે

દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખની સીટ અનુસૂચિત જનજાતી માટે અનામત હોવાથી અનુસૂચિત જન જાતિના સદસ્ય રાજીબેન વિરાભાઈ મોરીની બિનહરીફ વરણી થઈ હતી તો ઉપપ્રમુખ પદે બીજેપીના રિદ્વિબા જાડેજાના નામની જાહેરાત થઈ છે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે લાલસિંહ ફિંમતસિંહ ચૌહાંણ અને ઉપ પ્રમુખ તરીકે કનુભાઇ બદાભાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઇ પટેલ ઉપપ્રમુખ તરીકે મોફનસિફ પરમારની પસંદગી કરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મલકા બેન પટેલ ઉપપ્રમુખ તરીકે રમણસિહ બારિયાની પસંદગી કરવામાં આવી છે જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બિન હરીફ યૂંટાયા છે

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શાંતાબેન ખટારીયા અને ઉપપ્રમુખ તરીકે વિપૂલ કાવાણીના નામની જાહેરાત થઈ છે